કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય જે મુજબ કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પણ અમૂક બાબતોમાં છૂટછાટ મળશે નહિં જેમકે શૈક્ષણિક સંસ્થાઓ કોચીંગ ક્લાસ જિમ સ્વીમીંગ પૂલ બાગ બગીયા શોપિંગ મોલ થિયેટર ધાર્મિક અને જાહેર મેળાવડાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે હાલ શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેયાણ સિવાયના ફેરિયાઓ સીટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી આરોગ્ય પોલીસ સરકારી કામકાજ અંગે વપરાશમાં લેવાતી હોય કે કોરેન્ટાઈન ફેસેલિટી તરીકે ઉપયોગમાં લેવાતી હોય તે સિવાયની હોટેલો બંધ રહેશે અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાઓ યાલુ કરવા દેવાશે એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જર બેસાડી શકાશે માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે દુકાનમાં કોઈપણ સમયે એક સાથે પાયં કરતા વધુ ગ્રાહકો રહિ શકશે નહિં સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેર સિવાય એસ તી બસો શરુ કરી દેવાશે

સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ માત્ર હોમ ડીલીવરી કરવાના હેતુથી યાલુ રાખી શકાશે

આ અંગે વધુ વિગતો આપતા જીલ્લા મહિલા અને બાળ અધિકારી અવની બેન રાવલે આ મુજબ જણાવ્યું હતું